જાહેર પ્રચારનો સમય પૂરો થતાં ઉમેદવારો મતદારોનો સીધો સંપર્ક કરીને મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે કોરોનાની પરિસ્થિતિના લીધે મંગળવારે યોજાનાર મતદાન વખતે ખાસ તકેદારી રખાશે

પ્રજ્ઞાયક્ષુ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાશે

રો પેક્સ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે

દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે તેમના માટે સોમનાથ મંદિર સાસણગીર ગીરનાર દ્વારકા શેત્રુંજય જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોયવું સુગમ બનશે

રો પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે ટ્રાફિક સમસ્યા હળવી બનશે મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે

ભયાઉ ભુજ સહીતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

જેમાં ભાગ લેનાર લોકોએ સરદાર પટેલ તથા મહાત્મા ગાંધીજીની જય સહિતના સૂત્રો દ્વારા એકતાના સંદેશાને લોકો સુધી પહોંચાડયો